આજે વિધાનસભા પક્ષની બેઠકમાં નેતાની વરણી કરશે

કેરળના એકમાત્ર દરદીની હાલત સુધરી

આપે સ્પષ્ટ બફમતી હાંસલ કરી છે આવું બીજીવાર બન્યું છે કે પાર્ટી બે તૃતિયાંશ બેઠકોથી પણ વધારે બેઠક જીતી લીધી છે

ભારતીય જનતા પક્ષ અત્યારે આઠ બેઠકો ઉપર જીત મેળવી શક્યું છે જેમાં પાંચ બેઠકોનો વધારો થયો છે ગત વિધાનસભા ચૂંટણીના પ્રમાણમાં આ ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ છ ટકા વધારે મત મેળવી શક્યો છે આમ આદમી પાર્ટીના વિજેતા બનેલા મુખ્ય નેતાઓમાં નવી દિલ્ફી વિધાનસભા બેઠક પરથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કેજરીવાલ પટપરગંજ બેઠક પરથી નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીથા બાબરપુરમાંથી ગોપાલરાય શાકુર બસ્તીમાંથી સત્યેન્દ્ર જૈન રાજીન્દરનગરમાંથી રાઘવ ચક્રા મંગોલપુરીમાંથી રાખી બિરલા અને આંબેડકર નગરમાંથી અજય દત્તનો સમાવેશ થાય છે

દરમિયાન દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે ગઇકાલે કેન્દ્ર શાસિત દિલ્ફીની છઠ્ઠી વિધાનસભાનું વિસર્જન કર્યું હતું સાતમી વિધાનસભાની રચના માટે નવો આદેશ બહાર પડાશે દિલ્હી વિધાનસભા ચુંટણીમાં વિજય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને અભિનંદન આપ્યા છે

હવે અંદાજપત્ર સત્રનો ઉત્તરાર્ધ બીજી માર્ચથી શરૂ થશે

ખાદ્ય ચીજોનો કૃગાવો પણ સ્વીકાર્ય મર્યાદા કરતાં ઉપર વધવા દેવામાં આવ્યો નથી

તેમણે જણાવ્યું હતું કે જીએસટીની આવક પણ સતત વધી રહી છે અને ચાલુ નાણાંકીય વર્ષના છેલ્લા છ મહિના દરમિથાન માસિક એક લાખ કરોડ રૂપિયાના આંકને વટાવી ગઇ છે તેમણે એમ પણ જણાવ્યું હતું કે ભારતીય અર્થ તંત્રમાં હકારાત્મક વિશ્વાસ જણાઇ રહયો છે અને સરકારે અર્થ તંત્રને મજબુત બનાવવા અનેક પગલા લીધા છે મંત્રીએ કહ્યું કે ભારત પ્રત્યે વૈશ્વિક ભાવના અનુકૂળ છે અને રોકાણથી તેનો અંદાજ લગાવી શકાય છે વિપક્ષના સંરક્ષણ બજેટ ઘટાડવામાં આવ્યો હોવાના આક્ષેપના સંદર્ભમાં તેમણે યુપીએ શાસન પર સંરક્ષણ ક્ષેત્રને લકવાગ્રસ્ત કરવાનો આરોપ લગાવ્યો હતો

આ ઝુંબેશમાં પુખ્તવયના નાગરિકોના પ્રધાનમંત્રી જનધન યોજના પીએમજેડીવાય હેઠળ બેન્ક ખાતે ખોલાવવા રૂપે કાર્ડને પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના પીએમએસબીવાય અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના પીએમજેજેબીવાય યોજના હેઠળ નોંધણી કરાવવા મુદ્રા યોજનાના લાભ પહોંચાડવા તેમજ આવાસ અને અન્ય છૂટક લોનની સુવિધા પહોંચાડવા પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરાશે આ ઉપરાંત સ્વસહાય જૂથોને ઘિરાણ આપવા ગ્રામીણ સ્વરાજ માટે તાલીમ સંસ્થાઓ અને કૌશલ્ય કેન્દ્રો સ્થાપવા ઉપર પણ ભાર મુકાશે

ગઇકાલે ચેન્નાઇમાં યોજાયેલા કાર્યકમમાં તેમને આવકારવામાં આવ્યા તથા એક ભારત શ્રેષ્ઠ ભારત અંગેના શપથ નહેરૂ યુવાકેન્દ્રના નિયામક દ્વારા લેવડાવવામાં આવ્યા

કોરોના વાયરસ શબ્દ વિષાણુઓના જુથ પૈકીના એક વિષાણુનુ નામ છે જે આ બિમારી માટેનું કારણ બને છે બિમારીનું નવુ નામ કોરોના વિષાણુ અને રોગ ત્રણેય શબ્દોના એક એક અંગ્રેજી અક્ષર પરથી બનાવવામાં આવ્યું છે

જયા લાખો લોકો તેમનું સ્વાગત કરશે શ્રી ટ્રમ્પે ઓવલ ઓફિસમા પત્રકારોને જણાવ્યું કે તેઓ ભારત જવા ઉતસુક છે અને પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના મિત્ર અને મહાન સજ્જન છે ટ્રમ્પે કહ્યું કે તેમણે આ અઠવાડીયે શ્રી મોદી સાથે વાત કરી અને વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ તેમને કહ્યું કે લાખો લોકો સ્ટેડિથમ સુધી તેમનું સ્વાગત કરશે ટાઇટ હાઉસે ગઇકાલે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની મુલાકાતને સમર્થન આપ્યું હતું રાષ્ટ્રપ્રમુખની આ ભારતની પ્રથમ મુલાકાત હશે રાષ્ટ્રપ્રમુખ સાથે તેમના પત્ની મેલેનીયા ટ્રમ્પ પણ રહેશે

આ અગાઉ ઓસ્ટેલિયાએ ટોસ જીતીને બેટીંગ કરવાનું પસંદ કરયું હતું

જિલ્લાના દ્રબશાલા વિસ્તારમાં રસ્તા પરનું એક વાહન લપસીને બાજુમાં ઉંડા ખાડામાં ખાબકતાં આ અકસ્માત થયો હતો

ત્યારે આ અકસ્માત થયો હતો

આ ઓળખ વધુ મજબૂત બનાવવા અને તેની ઉજવણી કરવા હાલ સમગ્ર દેશમાં એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન ચાલી રહ્યું છે રાષ્ટ્રવાદની વાત આવે ત્યારે એનસીસી યુવાનોમાં શિસ્ત અને રાષ્ટ્રભક્તિનું સિચન કરવામાં નોંધપાત્ર ફાળો આપે છે યુવાનોમાં પણ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના વધુ દ્રઢ કરવા ગુજરાત એનસીસીએ શ્રેણીબદ્વ પ્રવૃત્તિઓ હાથ ધરી છે

આ મુદ્દે અનામત સમુદાયની મહિલાઓ છેલ્લા બે મહિનાથી ધરણાં પર બેઠી હતી ગુજરાતના શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી દિલીપસિંહ ઠાકોરે ગઇ સાંજે ગાંધીનગરમાં પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાત સરકાર અને અનુસૂચિત જાતિ જનજાતિ તથા અન્ય પછાત વર્ગોના સમુદાયોના નેતાઓની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ પદે યોજાયેલી આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ અન્ય નેતાઓએ પણ ભાગ લીધો હતો